કાર્યક્રમમાં સ્ટેજ ઉપર તથા બઠક વ્યવસ્થામાં બ્લોક બનાવી લોકો માટે થોડા થોડા અંતરે ખુરશીઓ મુકવામાં આવી હતી પરિણામ સોશ્યલ ડિસ્ટનસ ખૂબ સારી રીત જળવાયુ હતું

પોલીસ અના વહીવટીતંત્ર કોરોના ગાઇડલાઇનનો યુસ્ત અમલ કરાવવાના ભાગરૂપ આજે માસ્ક વગર બપ્તરવાહ ફરતા લોકો સામાકડક કાર્યવાહી હાથ ધરી છા પોરબંદર તાલીમ બઠક પોરબંદરમાં મહિલા અન બાળવિકાસ વિભાગની કચાંદી દ્વારા એક બઠકનું આથીજન કરવામાં આવ્યું હતું મહિલા બાળ અધિકારી કાશ્મીરાબઋ સાવંતના અધ્યક્ષ સ્થાન યોજાયભ આ કાર્યક્રમમાં બાળ જાતિ દરમાં સુધારો કરવા બાળકીનું શિક્ષણ પ્રમાણ વધારવા અના ડ્રોપ આઉટ કિશોરીઓના શાળામાં પુનઃ પ્રવશ ઉપરાંત શાળાઓએ ન જવા માંગતી કિશોરીઓનાજે વિષયમાં રૂષિ હોય એમના વિવિધ કોર્સ માટે તશ્મોનું કૌશલ્ય વર્ધક કેન્દ્ર સાથ અસરકારક જોડાણ કરી દીકરીઓમાં પોષણનું પ્રમાણ ઘટાડવું બાળ લઝ્ન પોસ્કો તમ્રાજ મહિલા યોજનાઓ વિશ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ અંગ સંકલનમાં કઈ કઈ રીત કામ કરી શકી તાલબાબતાપણ ચર્ચા કરવામાં આવી હતી તાલીમ પ્રોગ્રામમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉક્ટર ભીમરાવ આંબઠકરન શ્રધ્ધાંજલી અર્પિત કરતા ટ્વીટ સંદેશામાં કહ્યું છ કે બાબા સાહેબના વિચાર અન આદર્શ લાખો લોકોન નિરંતર પ્રશ્નણા આપતા રહેશશ પ્રધાનમંત્રીએ કહ્યું કે અમશ ડૉક્ટર આંબઠકરના ભારતના સપનાન સાકાર કરવા માટે પ્રતિબધ્ધ છીએ પાટણમાં બગવાડા દરવાજા ખાત રાજકીય આગપ્રાનો કાર્યકરો પદાધિકારીઓ વિવિધ સામાજીક સંગઠનો દ્વારા પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો

આ બઠકમાં શ્રી સી

બાબાસાહેબ આંબઠકરનું સ્મરણ કરી તમ્મણ દેશ માટે આપભા અમૂલ્ય યોગદાનન યાદ કરી તમ્મન શ્રધ્ધાંજલિ અર્પી હતી તમ્મજ બલકમાં ડિજીટલ માધ્યમથી જોડાયભા સૌ આગપ્તાનશ્રીઓ કાર્યકર્તાશ્રીઓનાવિવિધ મુદ્દાજરૂરી માર્ગદર્શન આપ્યું હતું રાજકોટમાં પણ ડૉ આંબાઠકરનાશ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો